પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જીન પિંગે ગત વર્ષે ચીનના વુહાન શહેરમાં અનૌપયારિક સંમેલનમાં ભાગ લીધો હતો સત્તાવાર થાદીમાં જણાવ્યા પ્રમાણે ચેન્નાઇમાં થનારા અનૌપયારિક સંમેલનમાં બંને નેત લ્રિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દા પર વાતચીત ચાલુ રાખવા સાથે ભારત ચીન વિકાસ ભાગીદારીને સુદૃઢ બનાવવા પર વિચાર વિમર્શ કરશે

નવી દિલ્ફીમાં ગઈકાલે દશેરા નિમિત્તે યોજાયેલા સમારોહમાં સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજ્યંતિ વર્ષ નિમિત્તે લોકોએ અન્નનો બગાડ રોકવા અને ફરી વપરાશમાં ન આવે તેવા પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા ઝુંબેશ હાથ ધરવી જોઈએ પ્રધાનમંત્રીએ મહિલાઓના સશક્તિકરણ અને સન્માન આપવા ઉપર ભાર મુક્વો હતો શ્રી મોદીએ લોકોને આ દિવાળીમાં નોંધપાત્ર કામગીરી કરનાર અને બીજાને પ્રેરણા આપનાર છોકરીઓનું સન્માન કરવા જણાવ્યું હતું ભારતીય વાયુસેનાની બહાદુરી બિરદાવતા શ્રી મોદીએ લોકોને વિજયા દશમીના દિવસે હનુમાનજીને યાદ કરીએ એવી જ રીતે વાયુસેનાને તેના સ્થાપના દિવસે યાદ કરવા જણાવ્યું હતું

પત્રકારો સાથે ફ્રાન્સના મેરિનેકમાં વાતચીત કરતાં શ્રી સિંહે કહ્યું કે આ બહુપાંખીયા યુધ્ધ વિમાનથી વિમાનથી ભારતીય વાયુસેનાની યુદ્ધક્ષમતા ઘણી વધી જશે તેમણે કહ્યું કે ભારત પોતાની ક્ષમતા અને સંરક્ષણ પ્રણાલિની મજબૂત કરવા માટે પણ સંરક્ષણ સાધનો અને શસ્ત્રો ખરીદે છે કોઈ દેશને ડરાવવા કે ધમકાવવ નહીં

તેમણે ગઇકાલે દક્ષિણ પશ્ચિમ ફાન્સના મેરિનેકમાં વિમાન નિર્માતા કંપની દસોલ્ટ એવિએશનના નિર્માણ સ્થળે પોતાના સમકક્ષ ફાન્સના સંરક્ષણમંત્રી ફ્લોરેન્સ પાર્લે સાથે વિમાન ફસ્તાંતરણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સંરક્ષણમંત્રીએ રફાલ વિમાન પર શસ્ત્રપૂજા કરી તેમાં ઉફ્ટથન કર્યું હતું તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાએ વિશ્વની ચોથી સૌથી મોટી વાયુસેના છે અને પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રફાલ વિમાન આપણી તાકાત વધારશે સંરક્ષણમંત્રીએ કહ્યું કે આ ભારત અને ફાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીનો નવો પડાવ છે અને નિશ્ચિતરૂપે બંને દેશોને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ નવી ઉંયાઈએ લઈજશે શ્રી સિંહે કહ્યું કે ભારત અને ફાન્સ વચ્ચે મજબૂત સહયોગ વિશ્વ શાંતિ સમૃદ્ધિ અને પર્યાવરણ સુરક્ષને વધારશે

એક સરકારી થાદીમાં જણાવ્યા મુજબ બે દિવસની યાત્રા દરમ્યાન મુખ્ય યુંટણી અધિકારી સુનીલ અરોરા યુંટણી અધિકારી અશોક અલાવા અને સુશીલચંદ્ર સાથે તેમજ વિવિધ પક્ષો સાથે બેઠક યોજાશે તેઓ રાજ્યના મુખ્ય યુંટણી અધિકારી પોલિસ અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે હવે રાજ્યમાં વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાન શરૂ થશે

રાજકીય પક્ષોન નેતાઓ રેલી રોડ શો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચા ઉપરાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને યૂંટણી પ્રચા કરી રહ્યા છે

જિતેન્દ્રસિંહે કહ્યું છે કે નવા જમ્મુ કાશ્મીર તરફથી યાત્રા શરૂ થઈ ગઈ છે

અને લોકોને તેઓ કંઈ બાબતોથી વંચિત છે તેનો ખ્યાલ આવશે

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકાર અંત્યત સંવેદનશીલતા સાથેના મુદ્દાઓ પર ધ્યાન આપવાની નીતિઓ ઘડી રહી છે જમ્મુ કાશ્મીરમાં હાલની પરિસ્તિતિ અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો વિશે વાત કરતાં કેન્દ્રીથ મંત્રીએ કહ્યું કે ઘણા લોકો કાશ્મીરની પરિસ્થિતિને બગાડવા માંગે છે જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ ઝડપથી વધુ સારી બનશે

જમ્મુ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજ્યમાં બ્લોક વિકાસ પરિષદ બીડીસી યૂંટણી અંગે આજે સર્વગ્રાહી સમીક્ષા કરશે જમ્મુમાં બહાર પડાયેલા નિવેદનમાં પાર્ટી પ્રવક્ત રવિન્દર શર્માએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના યૂંટણીમાં ભાગ લેવાના ઇરાદા છતાં સરકા દ્વારા એકતરફી અસહયોગનો રવૈથો અપનાવાઈ રહ્યો છે તેમણે કહ્યું કે કોંગ્રેસ સમગ્ર સ્થિતિ પર વિચાર કરી રહીછે અને તે માટે વિવિધ ક્ષેત્રો ખાસ કરીને કાશ્મીર ધાટીમાંથી જાણકારી મેળવી રહી છે જ્યાં કોંગ્રેસના મોટાભાગના વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ પાબંદી લાગેલી છે

પાર્ટી પ્રવક્તાએ શ્રીનગરમાં બહાર પડાયેલા એક નિવેદનમાં કહ્યું છે કે કાશ્મીર ઘાટીમાં કરફ્યુ ફજુ પણ યાલુ છે અને આર્થિક ગતિવિધિ ઠપ્પ થયેલી છે પ્રવક્તાએ કહ્યું કે પ્રવાસી કાશ્મીર ઘાટીમાં પ્રવાસ માટે કેમ આવશે કેમ કે ઘાટીમાં મોબાઇલ ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ ન હોવાના કારણે પોતાના પરિવાર અને બાકીની દુનિયાથી સંપર્કવિહોણા થઈ જશે પાર્ટી પ્રવક્તાએ એમ પણ કહ્યું કે રાજ્ય વહીવટીતંત્ર દ્વારા લોકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના ઊભી કરવા માટે ઇમાનદારીપૂર્વક પ્રયાસો થવા જોઈએ

સંથુક્ત રાષ્ટ્રસંઘ અને સલામતી પરિષદમાં કરેલું નિવેદન પાછું ખેંચી લીધું છે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુષાંકે જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાને કાશ્મીર સહિતના તમામ મુદ્દા ઉકેલવા દ્વિપક્ષીય માર્ગ અપનાવવો જોઈએ તેમણે ભારત અને પાકિસ્તાનને તમામ મુદ્દાઓ ઉકેલવા દ્વિપક્ષીય મંત્રણા કરવા અને પરસ્પર વિશ્વાસ વધારવા જણાવ્યું છે

પોલીસે જણાવ્યું હતું કે ચોક્કસ માહિતીના આધારે આસામ પોલીસ સીઆરપીએફ અને આર્મી દ્વારા સંથુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું ટીન્સૂકીયા પોલીસ વડા શિલાદિવ્ય ચેતિયાએ જણાવ્યું હતું કે આ શંકાસ્પદ વ્યક્તિને ચિકરાજન વિસ્તાર નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો તેમણે કહ્યું કે પ્રછપરછ દરમિયાન આ વ્યક્તિએ પોતાને સબડો અસમ ઉર્ફે જોનકી બોરાહ તરીકે ઓળખાવ્યો હતો અને ખુલાસો કર્યો હતો કે તેણે મહત્વપૂર્ણ સ્થળોને અને સુરક્ષાદળોને હ્રમલાનું લક્ષ્ય બનાવ્યા હતા